હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવાના હળવા દબાણમાં વાવાઝોડુ લો પ્રેશરમાં ફેરવાઇ જઇને સૌરાષ્ટ્ કચ્છ તરફ ફંટાઇ ગયું છે દરમ્યાન ગત રાત્રીથી આજ સવાર સુધીમાં કચ્છ સહિત રાજયભરમાં વરસાદ થયો છે અંજાર ભચાઉ માંડવી મુંદ્રા અને કંડલામાં પણ વરસાદ થતા લોકોને ઠંડકનો અનુભવ થયો સૌરાષ્ટ્રમાં બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમરેલી અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવદમણમાં હળવો વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણામાં સારો વરસાદ થયો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થયો છે

વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાં રાહત મળી છે

મી

મી

ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ગીર સોમનાથ જીલ્લામાં બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે નદી નાળા છલકાયા છે ઉત્તર ગુજરાતમાં પાટણ સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદી ઝાપટા થયા હતા

મી

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો

ન્યાયાધીશો દીપક ગુપ્તા અને સૂર્યકાન્તની વેકેશન બેન્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અરજી અંગે આજે સુનાવણી રાખી છે એડવોકેટ વિવેક તનખાએ તાકીદે સુનાવણી માટે રજૂઆત કરી હતી શ્રી અમીત શાહ ગાંધીનગરની બેઠક પર અને સુશ્રી સ્મૃતિ ઇરાની અમેઠીની બેઠક પરથી ચૂંટાતાં ગુજરાતની રાજયસભાની બે બેઠકો ખાલી પડતાં પેટાચૂંટણી યોજવામાં આવી છે વેપાર ઉદ્યોગ વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે નવી કંપનીઓને તેમના વ્યાપારમાં વિસ્તાર નેટવર્કીંગ અને સંચાલન માટે વિવિધ સેવાઓ પૂરી પાડવા ગુજરાતમાં એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડીયન નામની સંસ્થા સ્થાપવામાં આવી છે જે કોર્પોરેટ જગતમાં એક જ સ્થળેથી અનેકવિધ સેવાઓ ઉપલબ્ધ બનાવશે

જેનાથી વેપાર ઉદ્યોગના અનેક પ્રશ્નોનો સરળ ઉકેલ મળશે

રાજ્યનું વહીવટીતંત્ર તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ પણ વિશ્વ યોગ દિનની ઉજવણીની તૈયારીઓમાં લાગ્યું છે

યોગ દિવસ સુચારૂ રીતે યોજાય તે માટે નોડલ અધિકારી અને યોગ નિદર્શન દ્રેનરોની નિયુક્તિ કરવામાં આવી છે

કાયાવરોહણના યોગાચાર્ય શ્રી મુક્તાનંદજી ખાસ ઉપસ્થિત રહેશે

આજે વેઇટ મેનેજમેન્ટ વજન વધારો ઘટાડો તા

જુદાજુદા રોગોની ચિકીત્સા યોગ દ્વારા થઇ શકે તેનું માર્ગદર્શન આપવામાં આવશે

સુરત આગ સુરતની રોબોફન એકેડમી સાથે સંકળાયેલા અને મુંબઇની સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતા શિવ કંપાનીએ આગની ઘટનામાં સાયરન અલાર્મ વગાડી શકાય એવું ડિવાઇસ તેયાર કર્યું છે જે ડિવાઇસ ધારકને આગ લાગી હોવાનો મેસેજ પણ મોકલશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના શહેરા તાલુકાની મંગલપુર ભેંસાલ ચોપડા ખુર્દ કવાલી ગુણેલી વિજાપુર ગ્રામપંચાયત ગોધરા તાલુકાની અસારડી સામલી નાકેરજી કાલીયા કુવા ગ્રામ પંચાયત જ્યારે કાલોલ તાલુકાની ખંડેવાલ અને નસેડા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મામલતદાર કચેરી ખાતે ગઇકાલે મતગણતરી હાથ ધારવામાં આવી હતી જેમાં સરપંચ અને સભ્યપદના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા નાર્કોટીકસ પદાર્થો રાજયમાં ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થોનું વેચાણ સંગ્રહ ઉપયોગ કે વહન સંપુર્ણપણે નાબદુ થાય તે સુનિશ્ચિત કરવા ડીજીપી શ્રી શિવાનંદ ઝા દ્વારા તમામ એકમોને નિર્દેશ કરવામાં આવેલ છે આવા માદક પદાર્થોની સમાજ અને યુવાનોના સ્વાસ્થ્ય પરની ખરાબ અસરોને ધ્યાને લેતા આવા પદાર્થોનું વેચાણ અને ઉપયોગ સદંતર બંધ થાય તે માટે રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા એક ખાસ બેઠક બોલાવાવમાં આવી હતી આ બેઠકમાં તમામ જીલ્લા અને શહેરના એસઓજી શાખાના ઈન્ચાર્જ અધિકારી સહિત રાજયની સીઆઈડી તથા એટીએસના વડાશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા